પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે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

રામનગર અને રૂપાલ ગામને દત્તક લીધા

શ્રી મોદીએ દિલ્હીમાં કોવિડના સંક્રમણને રોકવા કેન્દ્ર સરકાર દિલ્હી સરકાર તથા સ્થાનિક વહિવટીતંત્રે કરેલા સહિયારા પ્રયાસોને બિરદાવ્યા હતા એવી જ રીતે અમદાવાદમાં ધન્વંતરી રથના માધ્યમથી કોવિડના દર્દીઓ ખાસ કરીને ઘરે સારવાર લઇ રહેલા દર્દીઓનું જે રીતે ધ્યાન રખાય છે અને તેમની સંભાળ લેવાય છે તેની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી પ્રધાનમંત્રીએ દેશમાં જે સ્થળોએ કોવિડના સંક્રમણનું પ્રમાણ વધારે હોય તેવા સ્થળોએ રાષ્ટ્રીય કક્ષાએથી દેખરેખ રાખી જરૂરી માર્ગદર્શન આપવાની વ્યવસ્થા ગોઠવવાના નિર્દેશ આપ્યા હતા તેમણે દરેક નાગરિકને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા તથા જાહેર સ્થળોએ સામાજીક અંતર જાળવવા સહિત બધા જ નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો ગુજરાત કોવિડ ગુજરાત સરકારે કોવિડના પ્રસારને અટકાવવા રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરાશે તેવા પ્રસાર માધ્યમોના આહેવાલોને નકારી કાઢ્યા છે

તિથલ દરિયા કિનારો નરગોલ ઉમરગામ અને મગોદડ઼ંગરી દરિયા કિનારે પર્યટકો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ધરમપુર તાલુકાના વિલ્સન હિલ અને શંકરધોધના સ્થળે પણ પર્યટકો માટે પ્રતિબંધ લગાવી દેવાયો છે જિલ્લા કલેકટરે કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા આ નિર્ણય લીધો છે

જયારે અગાઉના માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાંથી એકનું નામ રદ કર્યું છે હવે અમદાવાદ સુરત શહેરો ઉપરાંત રાજ્યનાં નાનાં નગરો જિલ્લાઓમાંથી કોરોનાના નવા કેસ મળવા લાગ્યા છે

એસ એમ ઇ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

તેમણે મધ્યગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રવાસન સ્થળ એવા પાવાગઢ પર્વત અને આસપાસના ઐતિહાસિક સ્થળોએ પુરાતત્વીય અવશેષો સ્મારકોની થઇ રહેલી જાળવણી તેમજ પ્રવાસીઓ મુલાકાતીઓ માટેની વ્યવસ્થાનું નીરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી

પૃથ્વીરાજ ચૌહાણની સદીના શિલાલેખ મળી આવ્યા હતા જેને મંત્રીશ્રીએ ગૌરવની વાત ગણાવી હતી અગત્યના સ્થાપત્ય સ્થળોની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રીશ્રીએ કોરોના કટોકટી સંદર્ભે પ્રવાસીઓ બાબતે સાવયેતી રાખવાની પણ સૂયના આપી હતી કૃષિ અને પર્યાવરણમંત્રી જયદ્રથસિંહ પરમાર આ પ્રસંગે હાજર રહ્યા હતા

શાળા લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ખંભલાવ આંટ ગામે બંધાયેલી વિકસતિ જાતિની વિદ્યાર્થીનીઓ માટેની આદર્શ નિવાસી શાળાનું સોમવાર તેરમી જુલાઇએ લોકાર્પણ કરશે

જીટીયુ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી જીટીયુ દ્વારા ઓનલાઇન ઓફલાઇન પરીક્ષા અંગે જાહેરાત કરવામાં આવી છે

વિદ્યાર્થીઓ મોબાઇલ ટેબ્લેટ લેપટોપની મદદથી પરીક્ષા આપી શકશે ગાંધીનગર ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદશ્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે તેમના લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલ માણકોલ મોડાસર ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલ બિલેશ્વરપુરા અને રામનગર તથા ગાંધીનગર તાલુકાનાં રૂપાલ ગામને સાંસદ આદર્શ ગ્રામ યોજના માટે પસંદ કરીને આધુનિક સુવિધાઓથી સુસજ્જ બનાવવા દ્તક લેવાનું નક્કી કર્યું છે

વરસાદ હવામાન વિભાગ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હાલ દક્ષિણ પશ્ચિમ દિશાનો પવન હોવાથી બનાસકાંઠા ખેડા અરવલ્લી પંચમહાલ નવસારી વલસાડમાં આગામી ચાર પાંચ દિવસ ભારે વરસાદના ઝાપટા થઈ શકે છે દરમિયાન પાટણમાં આ ચોમાસામાંનું મેઘરાજાનું પ્રથમવાર ધમાકેદાર આગમન થયું છે ગાજવીજ સાથે ધોધમાર થયેલા વરસાદથી પાટણમાં પાણી ભરાયા હતા અમારા પ્રતિનિધિ જણાવે છે કે લોકો ખુશખુશાલ બન્યા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પાટણમાં લગભગ બે ઈંચ જેટલો વરસાદ થયો હતો ફજી વધુ વરસાદ થવાની સંભાવના છે પાટણ ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકા વિસ્તારમાં પણ મેઘમહેર થઈ હતી